વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલ નિર્ણયોમાં આ એક મહત્વપૂર્ણ શરૂઆત છે તેમણે જણાવ્યું કે જયારે સરકાર ભાવ વધારે છે ત્યારે બજારમાં આની સકારાત્મક અસર દેખાય છે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ આવતીકાલે સર્વપક્ષીય બેઠક યોજી શકે છે સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોની કામગીરી સરળતાથી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા થશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે આવતીકાલથી બજેટ સત્રની શરૂઆત થશે

આ માનવતાવાદી અભિગમ ભારતની પ્રથમ પાડોશીની નીતિ અને સાગર સિધ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્વતા દર્શાવે છે જેમાં શ્રીલંકા અગ્રસ્થાને છે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને કોવિડની રસી પર્જોચાડવાના વાયદાને નિભાવ્યો છે